તેમણે ઉમેર્યું હતું કે લશ્કરી સંબંધ વધુ પ્રગાઢ બનાવવાનો નિર્ણય આજે ભારત અને અમેરિકાએ કર્યો છે નવી દિલ્લી માં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંયુક્તપણે અપાયેલા પ્રેસ નિવેદનમાં તેમણે આમ જણાવ્યુ હતું અગાઉ શ્રી મોદી અને શ્રીયુત ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષી મંત્રણા અહી યોજાઇ હતી તે અગાઉ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પરંપરા પ્રમાણે ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યાં ગાર્ડ ઓફ ઓનર બાદ બંને દેશ ના પ્રતિનિધિમંડળ નો પરસ્પર પરિયય શ્રી મોદી અને શ્રીયુત ટ્રમ્પ દ્વારા કરાવવા માં આવ્યો હતો ત્યારબાદ તેમનો કાફલો રાજઘાટ તરફ હંકારી ગયો હતો રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગાંધી બાપુ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સાથે રાજઘાટ પરિસર માં વૃક્ષારોપણ પણ કર્યું હતું અહી ની મુલાકાત પોથી માં શ્રીયુત ટ્રમ્પે નોંધ્યું હતું કે અમેરિકા ની જનતા અદભૂત દેશ ભારત સાથે સદૈવ ઊભી રહેશે તેમણે નોંધ્યું છે કે ગાંધી સ્મૃતિ સ્થળ ની મુલાકાત તેમના માટે ગૌરવ ની વાત છે

ગોધરા સિવિલ હોસ્પિટલ માં ઘાયલ ને દાખલ કરાયા છે જ્યારે વધુ ગંભીર ઇજા ધરાવતા ત્રણ જવાન ને વડોદરા ખસેડવામાં આવ્યા છે અકસ્માત અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદી બ્રિજ પર અકસ્માત થતાં ચાર લોકોના મોત થયા છે અને વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ગત મોડી રાત્રે માલપુર નજીક બેલ્યો ગામથી મહિથાપુર ગામે ટ્રેક્ટરમાં લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા અને ઘટનાની જાણ થતાં મોડાસાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાં પડેલા લોકોની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી હતી નદીમાં ડૂબેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે આ સમગ્ર ઘટના બાદ કુલ પાંચ લોકો લાપતા થયા હતા જેમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઠવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે હવામાન ગુજરાતભર માં ગરમી વધે અને ઠંડી ઘટે તેવા દિવસો આવી રહ્યા હોવાની આગાહી હવામાન ખાતા એ બહાર પાડી છે

સૌરાષ્ટ્ર અને કચ્છ માં પણ ગરમી નો પ્રકોપ વધવાની આગાહી છે દરિયાખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી કચ્છ પોષણ અભિયાન રૂપાણી સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાન હેઠળ કચ્છમાં કુપોષિત બાળકને પોષણક્ષમ બનાવવા સંસ્થાઓ પણ આગળ આવી છે અને બાળકો દત્તક લઇ રહી છે

જેમાં દરેક બાળક દીઠ પાલક માતા પિતા શોધવા સરકાર દ્વારા આદેશ થયો હતો

અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાળકો માં વાંચન કૌશલ્ય ની ખીલવણી માટે ડાંગ ની તમામ શાળા માં ખાસ જહેમત શિક્ષકો ઉઠાવી રહ્યા છે

જે એમ એન કોલેજ થી શરૂ થશે અને શહેર ના વિવિધ માર્ગો પર દોડ કરવામા આવશે અત્યારસુધીમાં બે હજાર થી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે દોડની સાથે ઝમ્બા ડાન્સ અને એરોબિક એકસાઇઝનુ પણ આચોજન કરાયુ છે આ દોડ માટે એપીએમસી જેવી વિસનગર તેમજ સાંકળયંદ યુનિવર્સીટી જેવી અગ્રણી સંસ્થાઓએ સહ્યોગ આપ્યો છે આશા સમ્મેલન તાપી ના વ્યારા ખાતે આશા બહેનો નું સંમેલન યોજાઇ ગયું જેમાં ઉત્તમ અને આદર્શ કામ કરી બતાવનાર આશા કાર્યકરો નું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબેન યૌધરીએ આ પ્રસંગે કહ્યું હતું કે ગામડા માં વસવાટ કરતાં બાળકો અને તેમની માતા માટે આશા કાર્યકર ખરેખર તેમના પરમ હિતેચ્છુ પુરવાર થઈ છે આ સંમેલન માં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતી બીમા યોજના અને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી બાયોટેકનોલોજી ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત અને કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એય ડી પટેલ આર્ટસ કોલેજના સંયુકત ઉપક્રમે વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ